આજે ગૃહની બેઠક મળતા જ કોંગ્રેસના વડપણ હેઠળના વિપક્ષોએ આ મુદ્દો ગૃહમાં ઉઠાવ્યો હતો અને સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેનો પ્રતિભાવ આપતા શ્રી રાજનાથસિંહે ભાર પૂર્વક જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ભારત માટે આદર્શ હતા અને રહેશે તેમણે ગોડસેની વિયારધારાને સમર્થન આપનારને વખોડી કાઢ્યા હતા

શ્રી ઠાકરે શિવસેના એનસીપી અને કોંગ્રેસના જોડાણવાળી સરકારનું નેતૃત્વ કરશે

રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ ઉધ્ધવ ઠાકરેને ગૃહમાં બહુમતી પુરવાર કરવા માટે ત્રીજી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે

નફાએ આજે પ્રજ્ઞા ઠાકુરે નથુરામ ગોડસે અંગે કરેલા નિવેદનોને વખોડી કાઢ્યા છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે ભાજપ આ પ્રકારના કોઈ પણ નિવેદનો કે વિયારધારાને સમર્થન આપતો નથી શ્રી નફાએ જણાવ્યું કે તેમને સુરક્ષાની સલાહકાર સમિતિમાંથી પણ બહાર રાખવામાં આવશે અને પ્રજ્ઞા ઠાકુરને આ વખતની સંસદીય પક્ષની બેઠકમાં હાજર રહેવાની મંજૂરી અપાશે નહીં

ગઈકાલે રાજ્યસભામાં એક ચર્ચામાં ભાગ લેતા તેમણે આમ જણાવ્યું હતું નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થતંત્રને વધુ પ્રગતિશીલ બનાવવા માટે બેન્કોને ભંડોળ પૂરું પાડવું જીએસટીમાં સુધારો અને અન્ય નીતિ વિષયક પગલાં લેવાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય અર્થતંત્રને વધુ પ્રગતિશીલ બનાવવા જાતે રસ લઈ રહ્યા છે નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા કોઈ મંદીનો સામનો નથી કરી રહી તેમાં કદી મંદી નહીં આવે અગાઉ ચર્ચા વખતે વિપક્ષોએ દેશ આર્થિક સમસ્યા તરફ આગળ વધી રહ્યો હોવાનો આક્ષેપ કરીને સરકારને અર્થતંત્ર બાબતે પ્રશ્નો પૂછ્યા હતા

ભાજપના અધ્યક્ષ અમિત શાહ છત્રા અને ગરહવા ખાતે યૂંટણી સભાને સંબોધશે

અમારા સંવાદદાતા જણાવે છે કે અત્યાર સુધીના ચૂંટણી પ્રચારમાં બધા જ રાજકીય પક્ષોએ અનામત અને બેરોજગારીને મુખ્ય મુદ્દાઓ બનાવ્યા છે

વિધાનસભાના અધ્યક્ષે એન આર સી ના મુદ્દે સભા મોકૂફીની માંગણી નામંજુર કરતાં વિપક્ષ કોંગ્રેસ અને એ

પક્ષના સભ્યોએ સભાત્યાગ કર્યો હતો

અધ્યક્ષ હિતેન્દ્રનાથ ગોસ્વામીએ સભા મોકૂફીની દરખાસ્ત પ્રશ્ન કલાક પછી હાથ ધરાશે તેમ જણાવતા વિપક્ષના સભ્યો અધ્યક્ષની બેઠક સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્યાર શરૂ કર્યો હતો

તેમણે લોકોને ઉત્સાહથી આગળ આવીને ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા તથા વિકાસના મુદ્દાઓ તારવી કાઢવા મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો

તેમણે સરકાર દ્વારા ચલાવાતી વિવિધ લોકકલ્યાણની થોજનાઓ અંગે લોક જાગૃતિ કેળવવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો કેન્દ્ર સરકાર ઘર ઘર જલ નામનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કરવાની છે તેવી માહિતી આપીને શ્રી મુર્મુએ કહ્યું કે કાશ્મીરમાં વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકતી વખતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે

એકવીસમી નવેમ્બરે રાષ્ટ્ર પ્રમુખ તરીકે કામગીરી સંભાળ્યા પછી શ્રી ગોતાબાયાની આ પ્રથમ વિદેશ મુલાકાત છે ભારતની સત્તાવાર મુલાકાત વખતે શ્રી રાજપક્ષેનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરાશે તેઓ રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપશે એ જ દિવસે તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે ભારતની મુલાકાત દરમિયાન શ્રી રાજપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ વાતચીત કરશે

બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં હિન્દ મહાસાગર વિસ્તારમાં સ્થિરતા આર્થિક સહયોગ અને શ્રીલંકામાં તમિલ સમસ્યા સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે

આ મહોત્સવના મુખ્ય વિષય વસ્તુ છે એક ભારત શ્રેષ્ઠભારત કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકર અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોફ સાવંત આ પ્રસંગે હાજર રહેવાની સંભાવના છે સમારંભમા ફરીહરન તેમના બેંડ ધ કોલોનીઅલ કઝીન્સ સાથે તેમની કૃતિ રજૂ કરશે નવ દિવસનો આ મહોત્સવ આજે રાત્રે ઇરાનના વિખ્યાત નિર્દેશક માહેસેન મખમલબાફની ફિલ્મ માગેહ એન્ડ હર મધરની ભારતમાં પ્રથમ રજૂઆત સાથે સમાપ્ત થશે

ગઇકાલે સિંચાઇ વિભાગની સમીક્ષા બેઠકમા તેમણે આવો નિર્દેશ આપ્યો હતો જળસ્રોતનું રક્ષણ મહત્વની બાબત હોવાનું જણાવીને જળસ્રોતોના રક્ષણમા સ્થાનિક સ્વરાજ્યસંસ્થાઓ અને પંચાયતીરાજ સંસ્થાઓનો સહકાર મેળવવા ઉપર તેમણે ભાર મુકયો હતો

રાજ્યના આરોગ્ય મંત્રી આર

ત્રિપાઠીએ જણાવ્યું હતું કે બજારની માંગણી અને ખાનગી ક્ષેત્રના જોડાણ સાથે પર્યાવરણ પ્રવાસનને વ્યવસાયિક ધોરણે વિકસાવવામાં આવશે આ બેઠકમાં વિવિધ સ્થળોએ રમત ગમતો ટ્રેકિંગ વન જીવન નીરિક્ષણ બોટિંગ જેવી વિવિધ વિકસાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી